મંત્રી નરેન્દ્રમોદી યવતમાળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું છે કે કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હૂમલા વખતે બલિદાન આપનાર સલામતી દળના જવાનોનું બલિદાન એળે નહી જાય મહારાષ્ટ્રના ચવતમાળ જિલ્લાના પંટરકાવાડા ખાતે રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ હુમલા માટે ત્તવાબદારને ચોક્કસ સના થશે તેમણે કહ્યું કે ભાગલા પછી અસ્તિત્વમાં આવેલ દેશ દેવાળીયો બનવાના આદે આવ્યો છે અને ત્રાસવાદનો પર્યાંય જેવો બન્યો છે જ્યારે ભારત સલામતી અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે શ્રી મોદીએ આતંકવાદી હુમલામાં શહીદ થનાર જવાનોના પરીવાર માટે સંવેદના વ્યકત કરીને જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર સલામતી દળોમાં વિશ્વાસ ધરાવે છે અને તેમના માટે ગોરવ અનુભવે છે ગુહમંત્રી રાજનાથસિંહ જમ્મુ કાશ્મિરમાં પુલવામા આતંકવાદી હુમલાના સંદર્ભમાં સરકારે આજે નવી દિલ્હીમાં તમામ મુખ્ય રાજકીય પક્ષોની એક બેઠક બોલાવી હતી

આ બેઠકમાં હૂમલા અંગે માહિતી આપવામાં આવશે અને સરકાર આ સંદર્ભમાં શું પગલા લઈ રહી છે તેનાથી માહિતગાર કરાશે પ્રદ્યાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મળેલી સુરક્ષા અંગેની મંત્રી મંડળ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જય સરકાર પીડિતરાહત યોજન રાજ્ય સુરકારે શારીરીક હિંસામાં ભોગ બનનાર પીડીતો માટે પીડીત રાહત ચોજના હેઠળ વળતરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે

બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કિસ્સામાં ઓછામાં ઓછું રૂ

જાતિ જનજાતિનાં પીડીતને રાજ્ય સરકારની પ્રવર્તમાન ચોજના હેઠળમળતી સહાય ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય મળવાપાત્ર રહેશે આરતી ભદ્દ સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આજે મળેલી સંકલન સમિતિની પ્રથમ તબકકાનીબેઠકમાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ નાના ખેડૂતોને રૂ

સાચો લાભાર્થી સહાયથી વંચિત ન રહીજાય તેની કાળજી રાખવા સાથે કામગીરીમાં ઝડપ લાવવા તેમણે અનુરોધ કર્યો હતો

અધિક કલેકટર કે

ઝાલાએ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં સરકારી બાકી લેણાંની વસૂલાત પેન્શનકેસો નાગરિક અધિકારપત્ર પ્રાથમિક તપાસ તેમજ ઐસીબીના કેસો સંબંધે વિભાગોને સૂચના આપી સમીક્ષા કરીહતી તેમણે સંબંધિત વિભાગોને નિયમિતપણે માહિતી મોકલવા યાદીમાં જણાવ્યું છે

તંદઉપરાંત જીલાની વિવિધ સરકારી તેમજ બિનસરકારી કાર્યાલયશાખાકોલેજમાં શહીદ થયેલ જવાનોને શ્રધાંજલિ આપવા મોંન પાળવામાં આવ્યું હતું તો ભુજના હમીરસર તળાવના કિનારે મીણબતીઓ પ્રગટાવીને વીર જવાનોને અંજલી આપવામાં આવી હતી અને ઘાયલ જવાનોને ઝડપ થી સ્વસ્થ થાય તે માટે પાર્થના કરાઈ હતી શહીદ જવાનોને પરિવારની મદદ માટે શોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે તદઉપરાંત રાપરગાંધીધામ અંજારમાંડવીમુન્દ્રા ખાતે પણ જવાનોને શ્રધાંજલિ અપાઈ હતી